પ્રાદેશિક સમાચાર નિકીતા શાહ વાંચે છે કોરોના વાયરસના પગલે ઉદ્યોગ સંસ્થા અને વેપારી મહામંડળોને ચીનનો પ્રવાસ ટાળવા રાજય સરકારે આદેશ બહાર પાડયો કોરોના વાયરસના પડકારને પહોંચી વળવા રાજ્ય વહિવટીતંત્ર સંપૂર્ણ સજ્જ

ભાજપ દિલ્હીમાં સત્તા ઉપર આવશે તો નાગરિકોને ચોખ્ખી હવા અને સ્વચ્છ પાણી સહિત વધુ વિકસિત બનાવશે આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ જાગૃત્તિ કાર્યક્રમો યોજાશે અમદાવાદના અક્ષય જૈને સી

ઇન્ટરમીડીએટના જાહેર થયેલા પરીણામમાં દેશમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે દિવ્યાંગો માટેની ઈજીપ્ત ઓપન પેરાટેબલ ટેનિસ સ્પર્ધામાં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

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્દેશ બાદ મંત્રીઓના ઉચ્યકક્ષાના કાર્યદળની રચના કરાઇ છે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

રાજ્યનું વહિવટીતંત્ર પણ કોરોના વાયરસના પડકારને પહોંચી વળવા સંપૂર્ણ સજ્જ છે ચીનથી પરત ફરેલા વિદ્યાર્થીઓનું સતત નિરીક્ષણ કરાઇ રહ્યું છે કેન્દ્રિય ટ્રાવેલ એડવાઇઝરીના પગલે રાજ્ય સરકારે રાજ્યના ફાર્મા ટાઇલ્સ સહિત વિવિધ ક્ષેત્રના વેપારી મંડળો અને ઉદ્યોગ સંસ્થાઓને હાલ પૂરતા ચીનનો પ્રવાસ ન કરવા સલાહ આપી છે અને રાજ્યના ટ્રાવેલ્સ એજન્ટોને પણ આ મુદ્દે જાણ કરાઈ છે

દિલ્હી વિધાનસભા યૂંટણીને આડે ગણતરીના દિવસો રહયા છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હીના ભાજપના ઉમેદવારો માટેના ચૂંટણી પ્રચારમાં જોડાયા છે

શ્રી રૂપાણી આજે પણ તેમનો ચૂંટણી પ્રચાર જારી રાખશે અને દિલ્ફીના ત્રણ વિધાનસભાના મત વિસ્તારોમાં યૂંટણી સભા સંબોધશે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

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ ડોકટર જયંતિ રવિ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે

કેન્સરના એ દર્દીઓ આવશે જેઓ સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થયા છે તેઓ પોતાના અનુભવોનું પણ વર્ણન કરશે ઉપરાંત તજજ્ઞો દ્વારા પણ કેન્સર એટલે કેન્સલ નહિં પણ મક્કમતાથી યોગ્ય સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થઇ શકાય છે તે અંગે માર્ગદર્શન અપાશે

ઇન્સિસ્ટટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા સી

ઇન્ટરમીડીએટના પરીણામમાં અમદાવાદના અક્ષય જૈને દેશમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે

આ અંગે ગઇકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા દાહોદ સ્માર્ટ સિટીના મુખ્ય કારોબારી અધિકારી ડો હર્ષિત ગોસાવીએ જણાવ્યું કે સ્માર્ટ સિટી મિશન હેઠળ હાથ ધરાનાર આ સર્વેમાં નાગરિકોનું જીવન ધોરણ આર્થિક સ્થાયીકરણ અને સાતત્યતા અંગે માહિતી ભેગી કરાશે આ સર્વેમાંથી નાગરિકોના પ્રતિભાવો મેળવી એ પ્રમાણે ભવિષ્યના સ્માર્ટ સિટીના કામો હાથ ધરવામાં આવશે

રસપ્રદ વાત એ છે કે ભાવિના ફાઇનલ સુધી એક પણ રમત હારી નહોતી ટાઇટલ રાઉન્ડ પહેલાની તમામ મેચોમાં ભાવિના એ તેના વિરોધીઓને હરાવી દીધા હતા

ગુજરાત રાજ્ય ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ વિપુલ મિત્રા એ ભાવિનાને અભિનંદન પાઠવ્યા છે રણજી રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધામાં આજથી ગુજરાત દિલ્હી બરોડા તમિલનાડુ અને સૌરાષ્ટ્ર મુંબઇ વચ્ચે મેચ રમાશે ગુજરાત દિલ્હી વચ્ચેની મેચ દિલ્હી ખાતે બરોડા તમિલનાડુ વચ્ચેની મેચ વડોદરા ખાતે અને સૌરાષ્ટ્ર મુંબઇ વચ્ચેની મેચ રાજકોટ ખાતે રમાશે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે બંને કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયા હતા

પોલીસે બંને મૃતકની ઓળખ હાથ ધરી કારચાલકોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે